આર ડી ઓ

સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થશે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે

બજેટ સત્રનો બીજો ભાગ આઠમી માર્ચે શરૂ થશે અને સત્ર આઠમી એપ્રિલે પૂર્ણ થવાની સંભાવના છે આ મહિનાની પાંચમી તારીખે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ સી સી પી એ

પછીનાં બે અઠવાડિયા વુહાનની સંશોધન સંસ્થાઓ હોસ્પિટલો અને દરિયાઈ ખાદ્ય ચીજોના બજારના લોકોની પૂછપરછ કરશે જોકે તેમને વુહાન સિવાય બીજે ક્યાંય જવાની છૂટ અપાશે કે કેમ તે સ્પષ્ટ નથી